પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એ આસ્થા સાધનાં અને ઉલ્લાસનાં પર્વ નવરાત્રી શુ ભેચ્છાઓ પાઠવીછે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યકત કરીછેકે મા જગદંબા સૌને સુ ખ શાંતિ અને સમૃઘ્યિ આપશે પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુ ત્રીનાં પૂ જવ અર્ચન કરી સૌના માટે સુ ખ સમુઘ્ધિઆરોગ્ય અને સુ રક્ષા માટે પ્રાર્થના કરી હતી

શક્તિપીઠ અંબાજીબેચરાજીમાં કોરોના અંગેની સરકારની માર્ગદર્શિકા પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ છે

આ વર્ષે ગરબા ન થોજાતા પ્રૈલેયાઓમાં ભારે નિરાશા વ્યાપી છે આયોજકો દ્રારા પ્રૈલેયાઓ માટે ઓનલાઈન ગરબાની વ્યવસ્થા પણ કરાઈ છે વિરલ રાણા હવામાન વરસાદ અરબી સમુદ્રમાં અપર સરક્યુલેશન સર્જાયુ છે હવામાન વિભાગ દ્રારા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ વહીવટીતંત્ર સર્તક બન્યુ છે

કે

પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુ ત્રી પડ્યું છે વૃ ષભસવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુ શોભિત છે અને હવે સાંભળીયે માં શૈલપુ ત્રીની આરાધના માટેનો આ શ્ર્લોક